આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી સંસ્થાઓ એવા સમયે વધુ મજબૂતી મેળવી રહી છે જ્યારે વિશ્વભરમાં લોકશાહી સંસ્થાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે ભારતીય પ્રાચીન પુસ્તકોમાં લોકશાહી મૂલ્યોનો ઉલ્લેખ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણમાં આ ભાવનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડ્ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા બે દિવસીય સંમેલનના અધ્યક્ષ સ્થાને છે આજે સંવિધાન દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંમેલનના અધ્યયન સત્રને સંબોધન કરશે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે રાજયની વિધાનસભાઓ અને વિધાન પરિષદના પ્રિઝાઈડિંગ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે આ વર્ષની કોન્ફરન્સનો ઉદેશ વિધાનસભા કારોબારી અને ન્યાયતંત્રનો સૂમેળપૂર્વક સંકલન એ વાઈબ્રન્ટ લોકશાહીની ચાવી છે

તેમણે જણાવ્યું કે હાલ આવી કોઈ જ બાબત રાજય સરકારની વીચારણામાં નથી

વધુ વિગત મુજબ આ બેંક હડતાલમાં એસબીઆઈ એકસીસ એચડીએફસી આઈસીઆઈસીઆઈ જેવી બેંકો જોડાશે નહીં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયાનાયડ઼ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગતને શ્રધ્ધાંજલિ પાઠવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક સંદેશામાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને મજબુત કરવામાં અહમદભાઈનું યોગદાન ખૂબ મોટું હતું ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટીલે જણાવ્યું છે કે રાજકારણમાં આગવી છાપ છોડનાર અહેમદભાદઈ પોતાની નશ્રતાને લીધે નેતાઓની સાથે આમ પ્રજામાં પણ લોકપ્રિય હતા આરતી ભટ્ટ તુલસી વિવાહ આજે દેવઉઠી અગિયારસ પ્રોબધિની એકાદશી છે

પરંતુ હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિને લીધે ધાર્મિક પ્રસંગોને વધુ પ્રમાણમાં લોકો એકઠા ન થાય એમ સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ અનુસરવા અપિલ કરવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંજે તુલસી વિવાહ પુજા ઓનલાઈન કરી શકાય તે મુબજ આયોજન કરવામાં આવ્યું છે